ભુજ મિલીટરી સ્ટેશનના સ્ટાફ ઓફિસર લેફ કર્નલ સનલકુમાર અને આર્મી મેડિકલ કોર્પ્સના મેજર સંદીપ દ્વારા જી

જનરલ જ્ઞેસ્પિટલ ખાતે જ્ઞેસ્પિટલનાં તમામ ડોકટર્સ પેરામેડિકલ સ્ટાફ સફિતનાં કર્મચારીઓને તેમની આ એક યોધ્ધા તરીકેની કામગીરી માટે બિરદાવવામાં આવ્યા હ્તા આર્મીના અધિકારીઓ દ્વારા કર્મવીર યોધ્ધાઓના આ ઉમદા કાર્યમાં મનોબળ જળવાઇ રહે તે માટે મિઠાઇની પણ વફેંચણી કરવામાં આવી ફતી આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નર સીવીલ સર્જન ડો કશ્પય બુચ સહિત જી

જનરલ ફોસ્પિટલની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી

ભુજ ખાતે લશ્કરી દળ વતી યોજાયેલા કાર્યક્રમ માં આરોગ્યતંત્ર ની ટુકડી સાથો સાથ પોલીસ તંત્ર નું પણ સન્માન કરવા માં આવ્યું ફતું પશ્ચિમ કચ્છ ના પોલીસ વડા સૌરભ તોલમ્બિયા એ કહ્યું છે કે સરહદ ના રખેવાળ તરફ થી મળેલું સન્માન જિંદગી બહાર નું સંભારણું બની રહ્યું છે

માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર ટવીટ સંદશમાં લોકોન ભગવાન શ્રી ક્રષ્ણનો મહિમા દર્શાવતી આ કથા જોવા અનુરોધ કર્યો છે

પી એલ વન રેશનકાર્ડ ધારકોને કોરોના લોકડાઉન ની લીઘે ગુજરાત સરકાર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ થઈ રહ્યું છે પરંતુ જો કોઇ લાભાર્થી અનિવાર્ય સંજોગ ને લીધે નિયત કરેલા દિવસે વાજબી ભાવની દુકાન પર થી આવશ્યક ચીજવસ્તુઓ મેળવી ન શકે તો તારીખ બારમી મે સુધી માં મેળવી લેવાનો રહેશે જિલ્લા પુરવઠા અધિકારી કચેરી ની યાદી જણાવે છે કે વાજબી ભાવના દુકાનદારો તથા લાભાર્થીઓ એ સામાજિક અંતર નું ચોક્કસાઈ થી પાલન કરવાનું રહેશે

પી એલ વન કાર્ડધારકો એ રાશન મેળવવા માટે ફરજિયાતપણે તેઓનું રાશનકાર્ડ તથા આધારકાર્ડ અથવા આધારકાર્ડની નકલ સાથે લાવવાની રહેશે આધારકાર્ડ ન ફોવાના કિસ્સામાં સરકાર માન્ય આધાર પુરાવા સાથે લાવવાના રહેશે સાધન સંપન્ન લોકોને પોતાને મળવાપાત્ર અનાજના જથ્થો સ્વૈચ્છિક રીતે જતો કરવા માટે અપીલ કરવામાં આવી છે

કોરોના લોકડાઉનમાં કાથદો અને વ્યવસ્થા જળવાઈ રફે તે ફેતુસર પોલીસ તંત્ર ખડેપગે સેવા આપી રહ્યું છે તેવા સંજોગોમાં તેમના આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે તે જરૂરી હોવાથી પૂર્વ કચ્છના ડીવાય એસપી વિપુલભાઈ પટેલના માર્ગદર્શન ફેઠળ આ કેમ્પ યોજાઈ ગયો